ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકય્યા નાયડુ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ બે દિવસ દરમ્યાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આજે સવારે તેઓ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદની મુલાકાત લેશે બપોરે ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેંટના સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ યારૂતર વિદ્યામંદિર વલ્લભ વિદ્યાનગરમાં આયોજિત ઠ્ઠીરક જયંતિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આવતીકાલે સવારે શ્રી નાયડુ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં આયોજિત પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ શ્રી નાયડુના હસ્તે કરાઇ પોલીસ એકેડમી ખાતે ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કરાશે જ્યારે સાંજે તેઓ ભૂજના ધોરડો ગામની મુલાકાત લેશે અને રણોત્સવમાં હાજરી આપશે

તો અરવલ્લી જિલ્લાના મોડાસાનગરમાં નગરપાલિકાને નગરસેવાસદન નિર્માણ માટે બે કરોડ રૂપિયા ફાળવવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે માર્ગો પરના વાહન યાતાયાત ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની અ અને બ વર્ગની નગરપાલિકાઓને નવા નગરસેવાસદન માટે આ રકમની સહાય આપવામાં આવશે નવા નગરસેવાસદનનું નિર્માણ થવાથી નગરજનોને રોજબરોજના કામો માટે આવવા જવામાં થતી મુશ્કેલીઓ દૂર થશે

ટી

કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા

એમ વી

ઇ ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા

ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઈઝ પ્રાઇસ યુકવવાની રહેશે

મુખ્યમંત્રીશ્રીને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું લોકસભા અને રાજયસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થતાં ભૂજમાં રહેતા શરણાર્થીઓએ આતીશબાજી સાથે તેની ઉજવણી કરી હતી

વલસાડ જિલ્લાના વાપી ખાતેની રોજગાર કચેરી વલસાડ ધરમપુર નવસારી અને આહવા ડાંગના સંયુક્તી ઉપક્રમે તા

આ જોબફેરમાં રોજગાર ઇચ્છઆતા યુવાનો માટે બેન્કિં ગ ઇન્યુરમપ રન્સજ ફાઇનાન્સ સેલ્સ માર્કેટિંગ હેલ્થરકેર મેન્યુેફક્યબરિંગ ફાર્મા કેમિકલ અને અન્યક સર્વિસ માટે ઉપલબ્ધ ચાર હજાર જેટલી જગ્યાઓ ભરવામાં આવશે

જે અંગે તાપીના ગ્રામીણ આવાસોના લાભાર્થોમાં આનંદની લાગણી છવાઈ છે અને તેઓ સરકારના આભાર વ્યક્ત કરી રહ્યા છે

જે અંતર્ગત તમામ લોકોને તેમની જરૂરિયાત મુજબ એક સમાન આરોગ્યલક્ષી સેવાઓ કોઇપણ નાણાંકીય અડયણો વગર મળી રહે તે અંગે લોકમાં જાગૃતિ આવે તે માટે ગુરુ શિબીરો યોજવામાં આવી હતી

દેવગઢ બારીયમાં કબીર આશ્રમ ખાતે સુભાષ પાલેકર પ્રરિત પ્રાકૃતિક ખેતીની સાત દિવસની તાલીમ શિબિર યોજાઇ

તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા જણાવવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ નહિવત હોય છે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાના અહેવાલ છે મહેસાણા જિલ્લાના કડી નંદાસણ અલદેસણ માથાસુર તેમજ દેત્રોજ રોડ સહિત કેટલાંક તાલુકામાં ગઇકાલે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો કમોસમી વરસાદના કારણે રવી પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતો ફરી ચિંતીત થયા છે સૌરાષ્ટ્રમાં સોમનાથ પોરબંદર જુનાગઢ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થતાં જીરુ કપાસ ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે જ્યારે માણાવદર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળી પણ પલળી ગઈ છે ઉત્તર અને ઉત્તર પૂર્વથી કુંકાઈ રહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ સેલ્સીયસનો ઘટાડો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે હવામાન ખાતાની યાદીના જણાવ્યા મુજબ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી વધશે અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત તમામ જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે